કોરોનાની રસી લીધા બાદ પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી શ્રી કહ્યુ હતું કે કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ છે

આ કંપનીઓમાં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીય્યુટ ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે સીરમ ઈન્સ્ટીટયુટ ભારતમાં એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહ્યું છે

શિતલ વૈશ્નવ બેંકનો કામકાજનો સમય ગુજરાત સરકારના નાણા વિભાગે રાજયની તમામ બેંકોને ગ્રાહકો સંબંધિત સેવાઓ માટેના કામકાના કલાકો સવારે દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીનો કરી નાખવા જણાવ્યું છે પરિપત્ર અનુસાર બેંકોને કહેવાયું છે કે ગ્રાહકોને ખુબ આવશ્યક હોય તેવી સેવાઓ જ આપવાની રહેશે જેથી ભીડ ન થાય અને સંક્રમણ ફેલાતું અટકે

જાહેર જનતાની સેવામાં પોતાને સમર્પિત કરવાનાં ઉદેશથી દર વર્ષે એકવીસમી એપ્રિલે મુલ્કી સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે

માઢકે આ મુજબ જણાવ્યું હતું

તેમની વહીવટી કુશળતા અને ખાસ કરીને એકાઉન્ટ ક્ષેત્રે તેમના બહોળા અનુભવને લક્ષમાં લઈ નિવ્ત્તી પછી પણ છેવટને ઘડી સુધી પ્રવૃત્ત રહ્યા હતા વહીવટી ક્ષેત્રે તેમણે પોતાના અનુભવોનું કુશળ માર્ગદર્શન પુરં પાડચું હતું અત્રે યાદ આપીએ કે ચારેક દિવસ અગાઉ આકાશવાણી ભુજના સ્ટુડિયો અટેન્ડન્ટ અને અલખવાણીના આરાધક દાનુભા સોઢાનું અવસાન થતાં ટૂંક સમયમાં જ આકાશવાણીએ બે કર્મચારી ગુમાવ્યા છે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રામનવમી પર્વની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે કચ્છમાં પણ કોરોનાની મહામારી વચ્ચે શ્રી રામના મંદિરોમાં ધાર્મીકવિધી કોરોના ગાઈડલાઈન્સને અનુસરીને ઉજવણી કરવામાં આવી રહી છે શિતલ વૈશ્નવ રાજ્યમંત્રીની અપિલ કચ્છમાં કોરોના સંક્રમણ શહેરની માફક ગામડાઓમાં પણ વધી રહ્યું હોવાથી અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં આરોગ્ય સેવાની કટોકટી લોકોને નડી શકે છે આ બાબતને ધ્યાનમાં રાખી રાજયમંત્રી વાસણભાઈ આહિરે લોકોને જાતે લોકડાઉન પાળવાની અપીલ કરી છે જેથી સંક્રમણ સાકળ તોડી શકાય